પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

સી એમ આર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શક રૂપરેખાનો ગુજરાતમાં પણ અમલ શરૂ કરાયો

અશ્વિનીકુમાર મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે સમગ્ર દેશમાં કોરોનાની સારવાર કેવી રીતે કરવી તેની ગાઇડલાઈન આઇસીએમઆર દ્વારા બહાર પાડવામાં આવે છે દરેક રાજ્યમાં એ ગાઇડલાઇન પ્રમાણે સારવાર કરવામાં આવે છે ગઇકાલે કોવિડની ગાઈડલાઇનમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે

આજે પ્રસાર માધ્યમોને સંબોધતાં તેમણે આ અંગે વધુ માહિતી આપી

આજે અમદાવાદમા પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યુ હતું કે અમુક લોકો આરોગ્ય પર જોખમ ઉભુ થાય તેવા કૃત્ય કરે છે આવા લોકોને ઓળખીને ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે તેમણે કોરોનાનો ફેલાવો રોકવા આંતરજીલ્લા હેરફેર રોકવાની જરૂર પણ જણાવી હતી

અમારા અરવલ્લી જિલ્લાનાં પ્રતિનિધિ જણાવે છે કે નવા નોંધાયેલા બંને કેસ ધનસુરા તાલુકાના શિણોલ અને રમોસ ગામના છે

આ ટ્રેન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને કૂડ પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી હતી

નવસારીના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા ઉત્તરપ્રદેશ માટે ત્રીજી ટ્રેન મોકલવામાં આવી રહી છે

દરેક કોચમાં સોશ્થિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા

ખારવા સમાજના પ્રમુખ કહે છે કે મજૂરો ઓછા હોવાથી અમારા પરિવારના સભ્યોએ કામ માં જોતરાવું પડે છે અને કોરોનાથી બયાય તેવું સામાજિક અંતર જળવાતું નથી દરિયાઈ જીવની નિકાસ બંધ હોવાથી સ્થાનિક વેપારમાં માછલીનો ખાસ ભાવ ઉપજતો નહિ હોવાનુ કારણ પણ તેઓ આપે છે

મળતી માહિતી મુજબ આ ત્રણેય નવા પોઝીટીવ કેસ વોરાવાડ વિસ્તારના છે અને આ ત્રણ નવા પોઝીટીવ દર્દીઓ અગાઉના પોઝીટીવ દર્દીના પરિવારના સભ્યો છે

પી

બોટાદના ધારાસભ્ય તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલના આર્થિક સહયોગથી આ સેવા શરૂ કરાઇ છે સરકાર દ્વારા પરપ્રાતિય લોકોને પોતાના વતનમાં આવવા જવા માટે ખાનગી ટ્રાવેલ્સ તેમજ એસ ટી બસોમાં લોકોને રાજ્યની અંદર વતનમાં જવા પરવાનગી આપવામાં આવી રહી હોવાથી લોકોની અવરજવર વધી છે આ શિબિરનો વાહન યાલકો તેમજ મુસાફરો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે

અમૃતપેય ઉકાળાના વિતરણ કાર્યમાં ડો

તેમાં લંડન સ્થિત શ્રી રમેશભાઈ સચદેવ દ્વારા પ્રધાનમંત્રી ફંડમાં રૂપિયા એક કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું એ પછીથી સાત હજારથી પણ વધુ કીટ લોકો સુધી પહોંચાડવામાં આવી છે

અલંગમાં અનેક પરપ્રાંતિય મજુરો માટે ભોજન રસોડું શરૂ થયું અને એ પ્રમાણે મહ્વામાં ભૂખ્યાંને ભોજન સંસ્થાને દોઢ લાખની સહાય મોકલવામાં આવી